આ બેઠક પછી સંસદના મધ્યખંડમાં એનડીએના સંસદસભ્યોની બેઠક મળશે અને તેમાં એનડીએના નેતા તરીકે શ્રી મોદીને ચૂંટી કાઢવામાં આવશે શ્રી નરેન્દ્ર મોદી ઉપસ્થિત સંસદસભ્યોને સંબોધન કરશે તેવી ધારણા છે

રાષ્ટ્રપતિને પોતાનું રાજીનામું સોંપ્યા પછી એકટ્વીટ સંદેશમાં શ્રી મોદીએ જણાવ્યું છે કે સૂર્ય તેના સમયે અસ્ત પામે છે પરંતુ આપણ કામની ઉજ્જવળના લાખો જીવનમાં ઉજાસ પાથરવાનું ચાલુ રાખશે તેમણે ઉમેર્યું હતું કે નૂતન પ્રભાત રાહ જોઈ રહ્યું છે

સુરતમાં કોચિંગ ક્લાસમાં લાગેલી આગના પ્રકરણમાં પોલીસે કોચિંગ ક્લાસના સંચાલક ભાર્ગવ ભુતાજીની ધરપકડ કરી છે

જે પૈકી ત્રણ લાખ પપ હજાર પહર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી

ચંદ્રવદન પટણી હવામાનઃ ભારે પવનની સાથે સૂર્યના આકરા તાપની જુગલબંધીએ કચ્છભરમાં ગરમીની આણ ફરી પ્રવર્તાવી છે અને તાપમાનમાં એકથી બે ડિગ્રીના વધારા સાથે જનજીવન ને મુશ્કેલી વધી છે

સાથે રાજ્યનું શિરમોર ગરમ સ્થળ રહ્યું હતું